લોકોમાં તંદુરસ્તી અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેવું આયોજન કરાશે

પક્ષના દિલ્હીના વડામથક ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના અધ્યક્ષ અમિત શાહ તથા પક્ષના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે

કોંગ્રેસ કેન્દ્રિય યૂંટણી સમિતિની બેઠક પણ આવતીકાલે યોજાશે આ બેઠકમાં બે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામોને આખરી ઓપ અપાશે

સ્પર્ધાની ફાઇનલ આજે રમાશે